આ સાથે જ પોષણ અભિયાનનો પણ તેમણે પ્રારંભ કરાવ્યો હતો

સાથે જ દાદરા નગર હવેલી અને દીવ માટે હેલ્થ સેન્ટરનો પણ શુભારંભ કરાવ્યો હતો

આઠ કરોડના અંદાજિત ખર્ચથી બનાવેલ પેરામેડિકલ ભવનનું પણ ઉદઘાટન કર્યું હતું

આ સાથે જ મીટર પણ લગાવવામાં આવશે

આ પહેલા પાણીનો બગાડ અટકાવી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તે પ્રકારની સિસ્ટમ વિક્સાવી પડશે સુજલમ સુફલમના ત્રણ વર્ષ પૂર્ણ થયા હતા આ વર્ષે રાજ્યમાં સાર્વત્રીક વરસાદ થતા તળાવો નદીને જનભાગીદારીથી ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી હતી

આ સાથે જ સમગ્ર રાજ્યમાં ચૂંટણી સુધારણા કાર્યક્રમની શરૂઆત થઇ છે જે લોકોના ચૂંટણી કાર્રમાં નામમાં ભૂલ હોય કે એડ્રેસમાં ભૂલ હોય તેમાં સુધારો કરવો હોય કે એડ્રેસ બદલવુ હોય તે આ સુધારણાના કાર્યક્રમ દ્વારા કરવામાં આવશે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્રર મુરલી ક્રિષ્ના જિલ્લા કલેક્ટર એસકે

દરમિયાન મહીસાગર જિલ્લાના લુણાવાડા મામલતદાર કચેરી હોલમાં લુણાવાડા એસ ડી

બ્રિજેશ મોઢિયાની ઉપસ્થિતિમાં મતદાર સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો હતો જેમાં મામલતદાર કચેરીના વિવિધ કર્મચારીઓ મતદારોના નામની ખરાઈ મતદાર યાદીમાં કરી શકે તે માટેની સમજણ આપવામાં આવી હતી ઉપરાંત દરેક મતદાર પોતાના નામની ચકાસણી મોબાઇલ એપ દ્વારા કરી શકે તેની સમજણ આપવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામના પાદરમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરે આજથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા તરણેતરના લોકમેળાનો પ્રારંભ થયો છે રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા ના હસ્તે શિવ પ્રજન બાદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે સાથે ગ્રામીણ રમતોત્સવ અને વિવિધ સ્ટોલ નું ઉદ્વાટન પણ કરવામાં આવ્યું આજે રાત્રે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે

ખિયાણી સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી ટપ્પર ડેમ તેમજ શિણાય ડેમને નર્મદા નીરથી ભરવા વિવિધ પાસાંઓની ચર્ચા વિચારણા કરી હતી ભૂજના રૂદ્રાણી ડેમને નર્મદાનાં નીરથી ભરવા માટે સૂચના આપી હતી ટ્રાફિકના નિયમોના ભંગ માટે દંડની જોગવાઇ વધારવા મોટરવાહન ધારાની દૃ ઉ કલમોમાં કરાયેલા સુધારાઓ ગઇકાલે મધરાતથી અમલી બન્યા છે

ડ્રાઇવીંગ લાયસન્સ વિના વાહન ચલાવનારને પ હજાર અને વીમાની પહોંચની કોપી વિના વાહન ચલાવનારને બે હજાર રૂપિયાનો દંડ થશે પરવાનગીની ગતિ મર્યાદાથી વધુ ઝડપે વાહન ચલાવતા લોકો પાસેથી પણ ભારે દંડ વસૂલવામાં આવશે